શ્રી મોદીચ્ય તકેદારી અને ભ્રષ્ટાયાર અટકાવવા ગઈકાલથી શરૂ થયેલા ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું ઉદઘાટન કરતા કહ્યું કે વહિવટી પ્રક્રિયાઓ પારદર્શી જવાબદેહ અને વિકાસ માટે લોકો પ્રત્યે જવાબદાર હોવી જોઈએ શ્રી મોદીએ કહ્યું કેટલાક વર્ષોથી ભારત ભ્રષ્ટાચારને કોઈપણ ભોગે સહન નહીં કરવાની નીતિનું પાલન કરી રહ્યું છે ભુષ્ટાયાર આર્થિક ગુના ગેરકાયદેસર રીતે માદક દ્રવ્યોની હેરફેર નાણાંકીય ગેરરીતિ કે આતંકીઓને નાણાં પૂરા પાડવા આ તમામ બાબતો એકબીજાથી જોડાયેલા ગુનાઓ છે શ્રી મોદીએ કહ્યું કે ભ્રષ્ટાચાર વિરૂદ્વની લડાઈ માત્ર એજન્સીની જ જવાબદારી નથી પણ તે સૌની સામૂહીક જવાબદારી છે શ્રી મોદીએ ભ્રષ્ટાચાર રૂપી રોગયાળા સામેની લડતમાં સરકારનો સાથ આપવા નાગરીકોને અપીલ કરી છે

આરતી ભક્ટ કચ્છ સરહદની મુલાકાતે કચ્છ સરહદની મુલાકાતે સીમા સુરક્ષા દળના મહાનિર્દેશક રાકેશ આસ્થાના આવી રહ્યા હોવાના અહેવાલ છે સત્રોના જણાવ્યા અનુસાર શ્રી આસ્થાના ત્રીજી અને ચોથી નવેમ્બર અને બે દિવસ કચ્છના ક્રીક વિસ્તાર અને ભૂમિ સીમાએ વ્યુહાત્મક ચોકીઓનું નિરીક્ષણ કરશે આરતી ભક્ટ અજરખપુર મ્યુઝીયમ ભુજ તાલુકાના અજરખપુર ખાતે આવેલા શ્રુજન સંસ્થાના આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રાફ્ટ મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ને હવે ઘર બેઠાં નિહાળી શકાશે સંસ્થાના ચેરમેન દિપેશભાઇ શ્રોફ અને મેનેજીંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ દ્વારા આ ટેકનોલોજી સભર વર્ચ્યુઅલ ટુર ને ઓનલાઈન ખુલ્લું મુકાયું છે જેને અનેક લોકોએ ઓનલાઈન નિહાળીને સરાહના કરી હતી